પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને રાષ્ટ્રજાગ સંબોધન કર્યું સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરિક્ષણ કર્યું હતું લાલ કિલ્લા પર આવતા પહેલા શ્રી મોદીએ રાજઘાટ જઈ મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી

તેમણે કહ્યું કે તેમની સરકાર દરેક ક્ષેત્રે દેશવાસીઓની સેવા માટે પ્રતિબધ્ધ છે શ્રી મોદી કહ્યું કે તેમની સરકારે બીજીવાર સત્તા ઉપર આવતા વેંત ત્રિપક તલાક અને જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જા રદ કરવા જેવા નિર્ણથો લીધા

શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર અલગ રીતે વિયારે છે અને તેમના માટે દેશપ્રથમ છે તેમણે કહ્યું કે એક ભારત એક બંધારણની ભાવના ફવે હકીકત બની છે અને દેશને તેના પર ગર્વ છે

તેમણે કહ્યું કે ભારત જળ સંવર્ધનનું મહત્વ સમજે છે અને માટે નવા જળ શક્તિ મંત્રાલયની રચના કરાઈ છે

પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણની ઝૂંબેશ પાયાના સ્તરે લઈ જવાની જરૂર જણાવીને તેને કેવલ સરકારનો કાર્યક્રમ નફીં રેહવા દેતાં લોકઝૂંબેશ બનાવવા અનુરોધ કર્યો હતો દેશના બહેતર ભાવિ માટે ગરીબી નાબુદીની જરૂર પર ખાસ ભાર મૂક્યો હતો

વસ્તી વિસ્ફોટનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ માટે વધુ યર્ચાવિયારણાની જરૂર જણાવીને કહ્યું હતું કે વસ્તી વિસ્ફોટ આવનારી પેઢીઓ માટે અનેક પ્રશ્નો ઊભા કરશે તેમણે કહ્યું હતું કે નાના કુટુંબની નીતિ અનુસરનારા પણ દેશના વિકાસમાં થોગદાન આપી રહ્યા છે અને તે રાષ્ટ્રપતિનું જ એક સ્વરૂપ છે

તેમણે કહ્યું કે ભારત આવતા પાંચ વર્ષમાં પાંચ દ્વિલિયન ડોલરનુ ંઅર્થતંત્ર બનશે પ્રધાનમંત્રી એ વૈશ્વિક અર્થતંત્રમાં હિસ્સેદારી વધારવા નિકાસમાં સુધારો કરવા જણાવ્યું તેમણે કહ્યું કે સંપત્તિ ઉપાર્જન દેશ માટે અગત્યનું છે કારણ કે તે દ્વારા જ સંપત્તિ વહેંચણી થઈ શકે છે

તેમણે કહ્યું કે વિશ્વ ભારત સાથે વેપાર કરવા તત્પર છે

અને વિકાસ આપ્યો છે

તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની અને રોકડના બદલે ડીજીટલ યૂકવણી અપનાવવાની અપીલ પણ કરી હતી

સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજાગ સંબોધનમાં તેમણે કહ્યું કે સ્વતંત્રતાએ માત્ર રાજકીય સત્તાનો બદલાવ નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણની ઘટના છે સંસદના તાજેતરના સત્રમાં થયેલી કામગીરી બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે લોકસભા અને રાજ્યસભામાં ઘણા ખરડા પસાર થયા છે રચનાત્મક ચર્ચાને પણ તેમણે આવકારી છે

એક સંદેશામાં તેમણે જણાવ્યું છે કે છેલ્લા સાત દાયકામાં દેશે અભુતપૂર્વ પ્રગતી કરી છે આપણે એ ન ભુલવું જાઈએ કે કેવી રીતે આપણે આઝાદી મેળવી છે તેમણે કહ્યું કે અંગ્રેજાના શાસનમાંથી મુક્તિ મેળવવા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ ત્યાગ અને બલિદાન આપ્યા છે તેઓને આપણે સલામ કરવી જાઈએ

કે સ્ટેડિયમ ખાતે યોજાયો

અગ્ર સચિવ રોહિત કંસલે જણાવ્યું કે રાજ્યના દરેક જિલ્લાઓમાં સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તમામ સરપંચો તેમની સંબંધીત પંચાયતોમાં રાષ્ટ્ર ધ્વજને ફરકાવ્યો તેમણે કહ્યું કે શ્રીનગર સહિત ઘણાં વિસ્તારોમાં નિયંત્રણીમાં રાહત અપાઈ છે કંસલે કહ્યું કે સ્થાનિક સંસ્થાઓ પરિહ્સ્થતિ ઉપર બાજ નજર રાખી રહી છે

કેન્દ્રીય અનાતમ પોલીસ દળના નાયબ કમાન્ડર હર્ષપાલસિંઘ અને લશ્કરીદળના સૈનિક પ્રકાર જાધવને ક્રિર્તિ યક્ર અપાશે આ સાથે રાષ્ટ્રપતિ શ્રી ભારતીય તટરક્ષક દળના કર્મીઓને તટરક્ષક ચંદ્રકો આપશે

એક યાદીમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લા બે દાયકામાં ભારત અને અમેરિકાની મિત્રતા મજબૂત બની છે અને વ્યુહાત્મક ભાગીદારીમાં રૂપાંતર થઈ છે પોમ્પીયોએ કહ્યું કે લોક તંત્રમાં બંને દેશોએ યોગદાન આપ્યું છે

આ પ્રસંગે બહેનો ભાઈઓના હાથમાં રાખડી બાંધે છે અને તેમની સમૃઘ્ય કલ્યાણ અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે સામે ભાઈઓ બહેનોના રક્ષણનું વયન આપે છે અને બહેનોને ભેંટ આપે છે

બી